ગેસનો ખર્ચ ઘટતા ઉત્પાદન ખર્ચ પણ ઓ છો થાય અને નિકાસ બજારમાં હરીફાઈમાં ઊભા પણ રહી શકાય તેવી આર્થિક ગણતરી આ નિર્ણય પાછળ મુકાઈ છે

પાટિલે હોદ્દો સંભાળ્યા બાદ યુવા મોરચાએ પ્રદેશ કક્ષાની પહેલી બેઠક આજે બોલાવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે યુવા મોરચા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલની આગેવાનીમાં પ્રદેશ હોદ્દેદારોએ સંગઠનના તમામ કાર્યક્રમ લોકો વચ્ચે જઈ સફળ બનાવવાની ખાતરી આપી હતી કુશળ સંગઠક ભીખુભાઈ દલસાનીયા સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર છે

દૂધ સાગર ડેરીમાંથી ઘીમાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

એ બલોચની દૂધસાગર ડેરીમાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે

ડેરીના વર્તમાન બોર્ડ ઓફ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે જામનગરમાં મોકડ્રીલ જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલને ઉડાવી દેવા માટે ચાર ત્રાસવાદી ધુસ્યાં હોવાની મોક ડ્રિલ યોજાતા થોડીવાર માટે દિલધડક દ્રશ્યો સર્જાયા હતા જામનગર પોલિસ સહિતની સુરક્ષા એજન્સીઓ ત્રાસવાદી પડકારને પહોચી વળવા કેટલા સજ્જ અને સક્ષમ છે તેનું માપ કાઢવા માટે મોકડ્રીલ જેવી કવાયત વારંવાર અહી યોજાતી રહે છે

માહુરકર નિધન રેલ કર્મચારીઓના હિતમાં તેમનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરનાર વેસ્ટર્ન રેલ્વે મજૂર સંઘના મહામંત્રી જે

માહ્રકરનું આજે સવાર યાર વાગ્યે નિધન થયું છે

સિંહ્ણ માનવ મૃત્યુ જુનાગઢના વિસાવદર પાસે આવેલા મોટી મોણપરી બીટના શેખવા વિરપુર ગામે સિંહણ દ્વારા માનવ મૃત્યુનો બનાવ નોંધાયો છે

વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફમલાખોર સિંહણને પકડી લેવા તજવીજ કરી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણની અર્થ પ્રોટેક્ટર સંસ્થાના કાર્યકરોએ અજગરને જરાય નુકસાન પહોંચે નહીં તે રીતે પકડી લીધો હતો આ અજગર શિડ્યુલ વનશ્રેણીમાં આવતો વન્ય જીવ હોવાથી તેની સલામતી જાળવવી અનિવાર્ય છે એટલે બનાસકાંઠામાં આવેલા બાલારામના જંગલમાં તેને છોડી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે

બસ મોરબી એસ ટી ડિપો એ ડિઝલ બચતમાં પહેલું સ્થાન ડિવિઝન કક્ષાએ મેળવ્યું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત એસ ટી ના રાજકોટ ડિવિઝન ફસ્તકના નવ ડેપો પૈકી મોરબીનો ડેપો ડિઝલ બચતમાં સતત બીજા વર્ષે પહેલો આવ્યો છે એસટી ડેપો મેનેજર દિલિપ શામળાએ જણાવ્યુ છે કે મોરબી ફસ્તકના તમામ રૂટ ઉપર દોડતી બસની એવરેજ પ્રતિ લિટર ડીઝલ દીઠ પોણા છ કિલોમીટર રહી છે જે ખૂબ સાડ઼ બસ સંચાલન હોવાનું મનાય છે ઈંધણની બયત માટે બહ્માન મળ્યું હોવાથી તેનો યશ તેમણે ડ્રાઇવરોને આપી બિરદાવયા છે

એસ

પ્રોજેક્ટ્સને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવા માટે કારણદર્શક નોટિસ આપી છે

એ જ રીતે કંપનીની બાંધકામ સાઇટ ઉપર અને લેબર કોલોનીમાં સામાજિક દુરીનું પણ પાલન કરવામાં આવતું નહોતું અમારા સંવાદદાતા જણાવે છે કે તાજેતરમાં મહાનગર પાલિકાના ચેકિંગ દરમિયાન પી એસ